પાટિલ આજે લીંબડી પહોંચ્યા હતા અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે યોજાયેલી સભાને સંબોધી હતી શ્રી રૂપાણીએ આ પ્રસંગે દાવો કર્યો હતો કે પેટા ચૂંટણી હેઠળની આઠે આઠ બેઠકો ભાજપને ફાળે આવશે કારણ કે મતદારો લોક સેવાના કામને વધાવશે રાજય અને કેન્દ્રની ભાજપ સરકારની વિકાસ માટેનું જહેમતને લીધે ગુજરાત નવી ઊંચાઈએ પહોચી રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્થું હતું શ્રી રૂપાણી એ કહ્યું હતું કે સૌનો સાથ લઈ વિકાસ કરવાની ભાવના ભાજપ ધરાવે છે એટલે મતદારો કમળનું બટન દબાવી ચૂંટણીમાં ઈતિહાસ રચતા જાય છે પ્રદેશ પ્રમુખ સી

પ્રદેશ ભાજપના પ્રવક્તા માજીદ લધાણીએ જાહેર કરેલા એક અખબારી નિવેદનમાં જાણવવામાં આવ્યું છે કે પાર્ટીના આદેશ વિડુદ્વ કાર્ય કરી રહેલા દક્ષા મહેશ પટેલ ધર્મેશ અર્જુન પટેલ ગોવિંદ બાવા પટેલ અને જયેશ નગીન પટેલ આ ભાજપના ચાર કાર્યકરોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્રણ મહિલાના અકસ્માતમાં મોત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ગામ નજીક ત્રણથી ચાર જેટલી મજુર મહિલાઓ ઉભી હતી તેને ટ્રકયાલકે અડફેટે લેતા ત્રણ મજૂર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જેને લઇને ગુમાનદેવ અને ઉજેડીયા ગામના લોકો દોડી આવતા ચક્કાજામ સર્જાયો હતો ગામ લોકોએ તમામ વાહન વ્યવહારને બંધ કરાવીને ઓવરલોડ વાહનોને બંધ કરવાની માગણી કરતાં પોલીસ દોડી આવી હતી

આ પ્રતિબંધક હુકમ દેવ દિવાળી આટલે કે પહેલી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે

વઘાઈ ખાતે આવેલી ફેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફર ટ્રસ્ટ ના નિશાંત મહાકાળને જાણ કરતા તેમની ટીમે તાત્કાલિક પોંહચી જઈ અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો અને તેને સલામત સ્થળે જંગલ માં છોડી દેવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી ગાયના છાણથી દિવડા સુરતમાં પાસોદરા નજીક આવેલી ગોધારા ગૌશાળાએ ગાયના છાણમાંથી દિવડા બનાવવાનો પ્રયાસ કર્યો છે અહીં ગોબરમાંથી ત્રણ પ્રકારના દીવા બનાવવામાં આવે છે અહીં ગાયના છાણને પહેલા સૂકવીને પાવડર બનાવવામાં આવે છે અને ત્યારબાદ ભીમસેની કર્પૂર પંચગવ્ય હવન સામગ્રી વગેરે ઉમેરીને તેને મોલ્ડમાં ભરીને ફરીથી સૂકવવામાં આવે છે અને સૂકાયા પછી તેમને માર્કેટર્સ અને દુકાનદારોને આકર્ષક રૂપમાં પેઇન્ટ કરે છે યાઇનીઝ દિવા પ્રત્યે નાપસંદગી ધરાવતા લોકો માટે ગાયના છાણથી બનેલા દિવડા દિવાળીનું મોટું આકર્ષણ બની ગયા છે ભુજ કાફ્ટ ભુજ તાલુકાના અજરખપુર ખાતે આવેલા શ્રુજન સંસ્થાના આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રાફ્ટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ને હવે ઘર બેઠાં નિહાળી શકાશે

ત્યારે માસ્ક અને બિસ્કીટનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ જેમાં નાગલપુર વિસ્તારમાં આવેલ સ્નેહ કુટીર વૃધ્ધાશ્રમ તેમજ બહેરા મૂંગા શાળા મહેસાણા ખાતે માસ્ક અને બિસ્કીટનું વિતરણ પણ કર્યુ હતુ

ફરજીયાત માસ્ક પહેરીશુ તો કોરોના આપણાથી દૂર રહેશે તેવા અભિગમ સાથે ટ્રાફિક પોલીસ સેવાનુ કામ કરી રહી છે